વિપક્ષો દ્વારા કૃષિધારાઓના વિરોધમાં સૂત્રોચ્યાર કરાતાં રાજ્યસભાની બેઠક બે

આપવામાં આવી છે કેરળ અને મહારાષ્ટ્રમાં કોવિડના સંક્રમણને રોકવા બે કેન્દ્રીય સમિતિઓ મોકલવાનો નિર્ણય લેવાયો સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી પરિષદ મ્યાનમારમાં સેનાના બળવા પછી ઊભી થયેલી પરિસ્થિતિ અંગે આજે ચર્ચા કરશે ગુજરાત રાજ્ય ટેબલ ટેનિસ સ્પર્ધામાં પેનાઝ છીપીયા અને માનુષ શાહે

આજે સવારે ગૃહની બેઠક મળી હતી ત્યારબાદ વિરોધ પક્ષોના સભ્યો ગૃહના મધ્યમાં ધસી ગયા હતા અને સૂત્રોચ્યાર શરૂ કર્યા હતા અને ખેડૂતોના પ્રશ્નો પર તાત્કાલિક ચર્ચાની માંગ કરી રહ્યાં હતાં અગાઉ વિરોધપક્ષોની માંગણીઓ પર રાજ્યસભાના સભાપતિ એમ વૈકેંયા નાયડુએ સભ્યોને ખાતરી આપી હતી કે આ મુદ્દે આવતીકાલે ચર્ચા કરવામાં આવશે તેમણે કહ્યું કે સરકાર અને ખેડૂતો વચ્ચે આ મુદ્દે અનેક તબક્કાઓમાં વાતચીત થઈ ચૂકી છે આ ઉપરાંત રાષ્ટ્રપતિએ પણ તેમના સંબોધનમાં ખેડૂતોના આંદોલનનો ઉલ્લેખ ખર્યો છે વધુમાં શ્રી નાયડુએ જણાવ્યું કે રાષ્ટ્રપતિએ સંસદમાં કરેલા સંબોધન માટે ગૃહ આજે આભાર પ્રસ્તાવ રજૂ કરશે અને ચર્ચા કરશે તે દરમિયાન સભ્યો ખેડૂતોનો મુદ્દો ઉઠાવી શકે છે કોંગ્રેસ ડીએમકે તૃણમુલ કોંગ્રેસ સમાજવાદી પક્ષ આરજેડી આમ આદમી પાર્ટી સહિત અન્ય વિપક્ષોએ ખેડૂતોના વિરોધના પ્રશ્નો ઉઠાવ્યા અને તાકીદે આ અંગે ચર્ચા શરૂ કરવાની માંગ કરી હતી

જ્યારે વિરોધ પક્ષોની માંગ સ્વીકારી નહતી ત્યારે તેઓએ રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યું હતું

મહારાષ્ટ્રની કેન્દ્રિય સમિતિમાં રોગ નિયંત્રણ માટેના રાષ્ટ્રીય કેન્દ્ર તથા દિલ્ઠીની રામમનોહર લોહીયા હોસ્પિટલના નિષ્ણાંતોનો સમાવેશ થાય છે જ્યારે કેરળ જનારી કેન્દ્રીય સમિતિમાં આરોગ્ય વિભાગ તથા લેડી હાર્ડિંગ મેડિકલ કોલેજના નિષ્ણાંતો રહેશે આ સમિતિઓ બંને રાજ્યોની મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરશે તથા કોવિડ નિયંત્રણ માટે માર્ગદર્શન અને સૂચનો આપશે

ઉલ્લેખનીય છે કે મ્યાનમારમાં સેનાએ ગઈકાલે બળવો કરીને સત્તા પોતાના હસ્તક લીધા પછી એક વર્ષ સુધી કટોકટી જાહેર કરી છે સેનાએ આંગ સાન સૂ કી તથા રાષ્ટ્ર પ્રમુખ યુ વીન મીંટની અટકાયત કરી છે આ બનાવના પગલે વિશ્વના ઘણાં દેશેના અગ્રણીઓએ મ્યાનમારમાં યોજાયેલી યૂંટણીના પરિણામોનું સન્માન કરવા તથા અટકાયતમાં લેવાયેલા નેતાઓને મુક્ત કરવાની સેનાને અપીલ કરી છે

ભારતમાં તૈયાર થયેલી કોવિડની રસીનો જથ્થો ગયા શનિવારે મસ્કત પહોંચ્યો છે વિદેશમંત્રી એસ જયશંકરે જણાવ્યું છે કે ભારત અને ઓમાન વચ્ચેના વર્ષો જૂના મૈત્રીપૂર્ણ સંબંધોને ધ્યાનમાં લઈને કોવિડની રસીનો જથ્થો ઓમાન મોકલવામાં આવ્યો છે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે જણાવ્યું છે કે ભારતે આફિકાના દેશોને કોવિડની રસીના એક કરોડ ડોઝ મોકલવાનો નિર્ણય લીધો છે

જલપ્લાવીત વિસ્તારો પર્યાવરણ તથા માનવ જીવનની દૃષ્ટિએ મહત્વના હોવાથી તેમના જતન અંગે જાગૃતિ કેળવવા માટે આજે વેટલેન્ડ દિવસની ઉજવણી કરવામાં આવે છે

પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું છે કે વેટલેન્ડનું દૂર સંવેદન ટેકનીકથી મેપિંગ કરનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ છે

ગઈકાલે દિલ્હીમાં રાષ્ટ્રીય આદિજાતિ મહોત્સવનો પ્રારંભ કરાવતા તેઓ બોલી રહ્યા હતા તેમણે કહ્યું કે શાશ્વત મૂલ્યો કુદરત સાથે સંપર્ક અને સાદગીપૂર્ણ જીવન જીવતા આદિજાતિના લોકો પાસેથી આધ્રનિક જગતે પણ ઘણું શીખવા જેવું છે